વારાણસીમાં જાહેર અભિવાદન થયું

પ્રધાનમંત્રીએ પારદર્શક વહીવટ તથા સપ્ન કામગીરી પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે તેઓ કાશીના સામાન્ય નાગરિકોના ટેકાથી આટલા મહત્વના પદ પર પહોંચ્યા છે શ્રી મોદીએ વિકાસલક્ષી રાજનીતી અને આર્થિક વૃદ્ધિ પર ભાર મૂક્યો અને તે દ્વારા સામાન્ય માણસોના જીવનધોરણમાં સુધારા માટેના અગ્રતા વ્યકત કરી હતી આ અગાઉ શ્રી મોદીએ કાશી વિશ્વનાથ મંદિરે પૂજાઅર્ચના કરી હતી

ના અધ્યક્ષ પ્રેમસિંહ ગોલે આજે સિક્કિમના નવા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા હતા રાજ્યપાલ શ્રીગંગા પ્રસાદ આજે સવારે ગંગટોકના પાલમેર સ્ટેડિયમમાં શ્રી ગોલે અને તેમના મંત્રીમંડળના સહયોગીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા શપથ ગ્રહણ સમારોહમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચાના હજારો સમર્થકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા રાજ્યપાલે ગઈકાલે શ્રી ગોલેને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું મંત્રીમંડળમાં કુંગાનીમા લેપ્યા સોનલ લામા બી

પંત મણીકુમાર શર્મા અરૂણ ઉમરેતી લોકનાથ શર્મા મીંગમા નોરબુ કરમા ભૂતિયા ભીમ હાંગ સુબા અને સંજીત ખારેલનો સમાવેશ થયો છે તેમને ખાતાંઓની ફાળવણી બાદમાં કરાશે સિક્કિમ ડેમોક્રેટીક ફન્ટના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીક્રી પવન ચાંબલિંગ અને તેમના ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ શપથવિધિનો બહિષ્કાર કર્યો હતો

આજે ઇટાનગરમાં ભાજપના વિધાનસભા પક્ષની બેઠકમાં નેતા તરીકે પ્રેમા ખાંડુની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી બેઠકમાં ભાજપના કેન્દ્રિય નિરીક્ષકો શ્રી જે પી નક્રા શ્રી રામ માધવ અને શ્રી હિમન્તા વિશ્વા શર્મા હાજર રહ્યા હતા

મિશ્રાને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો ગઇકાલે શ્રી ખાંડ઼એ સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું રાજયપાલને સોંપ્યું હતું

કોંગ્રેસ પ્રવકતા રણદીપસિંહ સૂરજેવાલાએ માધ્યમોને વિનંતી કરી છે કે કોંગ્રેસી કાર્યકારી સમિતિની તાજેતરની બેઠક અંગે આવેલા અહેવાલો અંગે ખોટી અટકળોથી દૂર રહે તેમણે કહ્યું કે કાર્યકારી સમિતિની બંધ બારણે યોજાયેલી બેઠકની ગુપ્તતા જાળવવી જરૂરી છે

અને તેમાં સંગઠનમાં ધરમૂળ ફેરફારો માટે વિચારણા થઇ હતી

દિલ્હીમાં તેમના સ્મારક શાંતિવન ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાષ્ટ્રપતિ વૈંકેયાહ નાયડુએ ટ્વીટર પર શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું છે કે આધુનિક ભારતના નિર્માણમાં તેમનું યોગદાન હંમેશા અવિસ્મરણીય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત નેહ્રુને તેમની પુણ્યતિથિએ શ્રદ્વાંજલિ પાઠવી છે એક ટ્રવીટમાં શ્રી મોદીએ દેશ માટે શ્રી નહેરુએ આપેલા યોગદાનને લોકો યાદ કરતાં હોવાનું જજ્ઞાવ્યું હતું પંડિત નેહરુના સ્મારક ખાતે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહન સિંઘ યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ મોહંમદ હામિદ અન્સારી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહલ ગાંધીએ શ્રદ્વાંજલિ પાઠવી હતી

ભારત સાથે આઝાદ થયેલા ઘણા દેશો સરમુખત્યારશાહીનો ભોગ બન્યા છે

પશ્ચિમ ઓડીશામાં પણ આટલું જ તાપમાન રહ્યું હતું

ગરમીથી બચવા માટે ખુલ્લામાં ન નીકળવા અને લૂ થી બચવાની તકેદારી રાખવા લોકોને સલાહ આપવામાં આવી છે

ન્યાયાધીશ ચંદ્રશેખરે રોબર્ટ વાડરા ઉપરાંત તેના મદદનીશ મનોજ અરોરાને પણ નોટીસ પાઠવી છે

નીચલી અદાલતે ગુનાની ગંભીરતા અંગે ચર્ચા કરી નથી

ગેરકાન્ની નાણાકીય હેરફેર કેસમાં તેમની સામે કેસ ચાલી રહ્યો છે

વારાણસીની એક વિદ્યાર્થીની પર બળાત્કારનો તેની પર આરોપ છે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ અને ન્યાયાધીશ અનિરૂદ્વ બોઝની વેકેશન બેન્ચે જણાવ્યું કે અજય રાયની ધરપકડ પર મનાઇ માંગતી અરજી સ્વીકારી શકાય નહીં

રાજીવ્કમારને સીઆઈડીના અધિક મહાનિયામક તરીકે નિમણુંક કરવાના પશ્ચિમ બંગાળ સરકારના પગલા બાદ તેમને સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવ્યા છે અધિકારીઓએ જજ્ઞાવ્યું કે ફોન પર વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ અસફળ થતાં સીબીઆઈના ચાર સભ્યોની ટીમ ગઈકાલે સાંજે કોલકાત્તામાં રાજીવ્કુમારના નિવાસની મુલાકાત લીધી હતી અને તેમને નોટીસ આપવામાં આવી હતી

દિલ્હી વડી અદાલતમાં આઠ મહિલા ન્યાયાધીશો છે

આજે માળખાંકિય અને ધાતુઓના શેર તથા વિદેશી મ્રડીરોકાણ અને વૈશ્વિક શેરબજારમાં સુધારાની અસર જોવા મળી હતી

પોલીસે જણાવ્યું છે કે શનિવારે દોહાથી નેપાળ આવતી વખતે વિમાનીમથકેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી બનાવટી ચલગ્ની નાગ્નું લેવા આવેલા નેપાળના ત્રણ નાગરીકની પણ ધરપકડ કરવામાં આવી છે આ અંગે નેપાળ પોલીસે વ્ધુ તપાસ હાથ ધરી છે